શ્રી રુપાણીએ કહ્યું કે કેન્સર જેવી મફામાફી સામે નિસુલ્ક સારવાર આપતી આ કેન્સર ફોસ્પિટલ જુનાગઢ નજીક નિર્માણ કરાતા માત્રે જૂનાગઢ જીલ્લો નહિ પરંતુ પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લો તેમજ રાજકોટ જીલ્લાના અનેક દર્દીઓને પણ ખુબ જ ઝડપથી સારી અને અધતન સારવાર મળી રહેશે જુનાગઢની મુલાકાત દરમિથાન ગીરનાર રોપવેની કામગીરી ચાલી રફી છે તેનું મુખ્યમંત્રીએ નિરિક્ષણ કરયુ ફતું અને આ રોપવેને કારણે વધુને વધુ દેશ વિદેશના પ્રવાસીઓ ગીરનાર જુનાગઢની મુલાકાતે આવતા થશે એમ જણાવ્યું હતું

ગઈકાલે માતાનામઢ અને ભુજના આશાપુરા મંદિરમાં હવન વિધી સપન્ન થઇપછી આજે માતાજીને પતરી ચડાવવાની વિધિ આરંભાઈ ફતી માતાનામઢ ખાતે રાજશ્રી પરિવાર દેવપરનાં ઠાકોરકૃતાથસિંહજી પતરી પ્રસાદ ગ્રફણ કર્યો ફતો ભુજના આશાપુરા મંદિરેએ પણ ભારે ભીડ વચે પતરી વિધિ સંપન્ન થઇ પૂર્વમાં રવેચી માતાના સ્થાનકે પણ સવારે હવન વિધિ યોજાઈ હતી બીજી તરફ કરછમાં વસતા બંગાળી સમાજ દ્વારા આજે દુર્ગાષ્ઠમી પર્વ ની ઊજવણી થઇ રહી છે તો દુર્ગાપૂજા સફીતના કાર્યક્રમો ભુજ અને ગાંધીધામ ખાતે યોજાઈ રહ્યા છે

સતત મેઘરાજાને કારણે નવરાત્રી પર્વમાં ખેલેયાઓના રાસગરબામાં ભંગ પડવા સાથે ખેડપુત્રો પોતાના પાક બગડવાની શક્યાતાઓ મુશ્કેલીમાં મુકાયાના અહેવાલ છે

જેવું બુકિંગ આગામી તારીખ નવ અને દસમી ઓકટોબરથી શરુ થશે તેવું રેલ્વે વિભાગ એક યાદીમાં જણાવ્યું છે

આ તેવું એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા ભુજની સલાફકાર સફિતના સભ્ય મહેન્દ્ર ભાઈ જોશી ની યાદીમાં જણાવ્યું છે